પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે કોરોનાના નિયંત્રણનાં પગલાં બદલ સંતોષ વ્યક્ત કર્યો છે આજે રાજકોટ અને વડોદરાની મુલાકાત દરમિયાન સ્થિતિની સમીક્ષા કરી દેશના સંરક્ષણ ઇતિહાસમાં હરણફાળ રૂપે રાફેલ યુધ્ધ વિમાનો

આજે રાજકોટ અને વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે સ્થિતિ સમીક્ષા કરી હતી

તેમણે કહયું કે અમદાવાદમાં અને સુરતમાં હવે કેસમાં નિયંત્રણ જોવા મળી રહ્યું છે શ્રી રૂપાણીએ રાજકોટમાં ઝડપી કાર્યવાહી માટે તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ રાજકોટમાં કોરોના નિયંત્રણ માટે વધુ સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી હતી તેમણે લોકોની જાગૃતિ પર ખાસ ભાર મૂક્યો હતો મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મુખ્ય સચિવ આરોગ્ય વિભાગના અગ્રસચિવ તેમના અંગત સચિવ શ્રી કૈલાસનાથન સહિત અગ્રણી અધિકારીઓ પણ રાજકોટ પહોંચ્યા છે તેમણે જિલ્લા કલેકટર વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી તેઓ બાદમાં વડોદરા ગયા હતા અને ત્યાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી ઉચ્ય અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી

જે મુજબ પ્રથમ રાજકોટ શહેરના શાકભાજી વેચતા કેરિયાઓ અને ત્યારબાદ વાળંદ કરિયાણાના વેપારીઓનો પણ સમાવેશ કરાશે પંદર દિવસ સુધી લોકોની તાપસ થતી રહે તે પ્રમાણે કાર્ય કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોના ટેસ્ટીંગ પર ભાર મૂકી આ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથની સુવિધા તેમજ આરોગ્યકર્મીઓના માધ્યમથી તેમની સારવાર અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળા વિતરણ કરવા પણ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં માળખાકીય સુવિધા ઓકસીજન બેડની સુવિધા માનવ સંસાધન હોમ આઈસોલેશન કોવિડ કેર સેન્ટર ડોકટર અને પેરામેડિકલ સ્ટાફની સ્થિતિ ગંભીર દર્દીઓની પરિસ્થિતિ એમ્બ્યુલન્સ જેવી સુવિધાની જાણકારી મેળવી માર્ગદર્શન પૂર્ણ પાડયું હતું

અત્યંત સંવેદનશીલતા સાથે આ માનવતા ભરી કામગીરી કરતા આ સફાઈ કર્મચારીઓ અને વોર્ડ બોય કોરોનાના દર્દીઓ માટે દેવદ્રત સાબિત થઇ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલના ચીફ સેનેટરી ઇન્સ્પેકટર શ્રી પરિમલ શર્મા એ આ અંગે વધુ વિગતો આપી

તે એક ઐતિહાસિક ક્ષણ હતી અંબાલા એરફોર્સ બેઝ પર વોટર તોપની સલામી આપીને સ્વાગત કર્યું હતું ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ બે સુખોઈ એમકેઆઈ સુપરસોનિક વિમાની દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યા પછી પશ્ચિમ અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇ

કોલકાતા સાથે રેડિયો સંપર્ક સ્થાપિત કરીને ભારતીય રાફેલ ટૂકડીનું સ્વાગત કરવામાં આવ્યું વાયુસેનાના યીફ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ બી સુરેશે એર ફોર્સ સ્ટેશન અંબાલામાં સ્વાગત કર્યું હતું પાંચ રાફેલ વિમાન આજે બપોરે અંબાલા પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતના આગમનને આવકાર્યા છે શ્રી સંસ્કૃતમાં એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષાથી મોટો કોઈ સદગુણ નથી રાષ્ટ્રની રક્ષા જેવું વ્રત નથી અને રાષ્ટ્રની રક્ષા જેવો યજ્ઞ નથી ગૌરવપૂર્વક આકાશને સ્પર્શતા આ યુદ્ધ વિમાનોને આવકરું છું

લોકડાઉન ને કારણે લોકોની જીવન શૈલીમાં અનેક પરિવર્તનો આવેલા છે જે મુજબ કેટલીક કંપનીઓને ગ્રાહકો ગુમાવવા પડ્યા છે તો જિયો ની ગાહક સંખ્યામાં વધારો થયો છે

લોક ડાઉન દરમિયાન સૌથી વધુ ગાહકો એર ટેલ અને વોડાફોન કંપનીએ ગુમાવ્યા હતા જયારે બી

ના ગ્રાહકોમાં નજીવો ઘટાડો થયો હતો

મહીસાગર જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતઓમાં ખુશી ફેલાઈ છે

છોટાઉદેપુર જીલ્લામાં વરસાદે હાથતાળી દેતા દેવને રીઝવવાનો પ્રયાસ રૂપે પંથકમાં વરસાદ નહીં પડતા તેજગઢ પંથક ના માલધી ગામમાં મહાદેવ અને દેવોને રીઝવવા ઓરસંગ નદીના પાણી દ્વારા જલાભિષેક કરવામાં આવ્યો હતો ડ્રેગન ફૂટ કચ્છ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના ખેડૂતોએ ડ્રેગન ફ્ટની સફળ ખેતી કરીને સમગ્ર દેશમાં એક ઉદાહરણ પુરું પાડ્યું છે કચ્છમાં કેટલાક ખેડૂતો ફળની ગુણવતા વધારવા અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન માટે કેટલાય નવતર પ્રયોગ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેમના મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ક્રૂટની ખેતી કરનાર કચ્છના ખેડૂતોના પ્રયાસોને બિરદાવ્યા હતા